પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જન ઔષધિ કેન્દ્રોનો વધુ લાભ લેવા નાગરિકોને અપીલ કરી સંસદના બજેટસત્રનો બીજો તબક્કો આવતીકાલથી શરૂ થશે

આપવામાં આવી છે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા યૂંટણી માટે પ્રચાર વેગવાન બ ન્યો ભાજપ અને તૃણમુલ કોંગ્રેસે આજે એક જ દિવસમાં જનસભાઓ અને રેલીઓ યોજી

પી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનઔષધિ દિવસની ઉજવણી સમારોહને વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધતા જનઔષધિ કેન્દ્રોનો વધુ ઉપયોગ કરવા નાગરિકોને અપીલ કરી

શ્રી મોદીએ કહ્યું કે જનઔષધિ કેન્દ્રો તબીબી સારવારનો ખર્ચ ઘટાડવાની સાથે સાથે યુવાનોને માટે રોજગારની તકો પૂરી પાડે છે

આ પ્રસંગે નોંધપાત્ર કામગીરી કરનારને પુરસ્કાર આપવામાં આવ્યા હતા પ્રધાનમંત્રીએ અમદાવાદના રાજુ સહિત જનઔષધિ કેન્દ્રોના કેટલાક લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો

સંસદ બજેટ સત્રનો આ તબક્કો આઠમી એપ્રિલે સમાપ્ત થશે

ભારત દુનિયાના બહુ ઓછા એવા દેશોમાંથી એક છે જ્યાં આટલા ઓછા સમયમાં વધારે લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે

રાજસ્થાન કોરોના રાજસ્થાન સરકારે રાજસ્થાન હરિયાણા મધ્યપ્રદેશ અને ગુજરાતથી આવતા લોકોને કોરોનાનો નેગેટિવ રિપોર્ટ લાવવાનું ફરજિયાત બનાવ્યું છે

આ પ્રતિબંધ મહારાષ્ટ્ર અને કેરળથી આવતા મુસાફરો માટે પહેલેથી જ છે ગૃહ વિભાગે મોડી રાત્રે આ સંદર્ભે આદેશો જારી કર્યા છે આદેશમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લાં કેટલાક દિવસોથી રાજ્યના સરહદી વિસ્તારોમાં કોવિડ સંક્રમણનું પ્રમાણ વધ્યું છે જેના કારણે સરકારે આ નિર્ણય લીધો છે સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને એક પત્ર જારી કર્યો છે જેમાં પાડોશી રાજ્યોની સરહદો પર ચેકપોસ્ટ બનાવીને કોરોનાના નેગેટિવ રિપોર્ટને તપાસવા નિર્દેશ આપવામાં આવ્યો છે મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે માર્ચની શરૂઆતથી રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે તેમણે લોકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી છે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 વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

ભાજપ અને તુણમુલ કોંગ્રેસે રાજ્યના દક્ષિણ અને ઉત્તરી ભાગમાં આજે એક જ દિવસમાં જનસભાઓ અને રેલીઓ યોજી ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્વ મોદીએ કોલકત્તાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ મેદાનમાં એક જનસભા કરી જ્યારે તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સીલીગુડીમાં એક રેલી યોજી પ્રધાનમંત્રીએ કહ્યું કે પશ્ચિમ બંગાળની જનતા આમુલ પરિવર્તન ઇચ્છે છે જેનો ઉદેશ્ય માત્ર સરકાર બદલવાનો નથી પરંતુ સંપૂર્ણ વાતાવરણ બદલવાનો છે જ્યાં યુવાનોને શિક્ષણ અને રોજગાર મળી શકે વેપાર ઉદ્યોગ વધે અને સમાજના પ્રત્યેક વર્ગને વિકાસની સમાન તક મળે

તેમણે કહ્યું કે મમતા બેનર્જીના પક્ષ તૃણમુલ કોંગ્રેસે રાજ્યના લોકોએ તેમના પર મુકેલો વિશ્વાસ તોડી નાખ્યો છે તેમણે તૃણમુલ કોંગ્રેસની ટીકા કરતાં કહ્યું કે બંગાળમાં મહિલાઓ ત્રસ્ત છે શ્રી મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બન્યા પછી ઘણાં વિકાસ કાર્ય કરવામાં આવશે ફિલ્મ અભિનેતા મિથુન યક્રવર્તી આજે ભાજપમાં જોડાયા હતા

પ્રધાનમંત્રી નરેન્ન મોદીના આક્ષેપોનો જવાબ આપતાં સુશ્રી બેનર્જીએ કહ્યું કે બંગાળમાં મહિલાઓ સુરક્ષિત છે પરંતુ ભાજપ શાસિત ઉત્તરપ્રદેશમાં મહિલાઓ સુરક્ષિત નથી તેમણે પશ્ચિમ બંગાળમાં તેમની સરકારે કરેલા વિકાસ કાર્યોની પણ વિગતો આપી હતી

ત્રણેય મોરચાઓમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને પણ અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે

માં કેરળ કોંગ્રેસના જોસેફ જૂથ સાથે વિવાદનો આજે અંત આવે તેવી શક્યતા છે કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારોની યાદી આવતા સપ્તાહે જાહેર કરી દેવાશે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી અને માર્કસ વાદી કમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે દ્વિપક્ષીય બેઠકો ચાલી રહી છે અને વામદળોમાં બેઠકોની ફાળવણીનું કાર્ય અંતિમ તબક્કામાં છે ભાજપના ઉમેદવારોની યાદી પણ આજે વરિષ્ઠ નેતા અમિત શાહને તિરૂવનંતપુરમાં કોર કમીટીની બેઠકમાં સોંપવામાં આવનાર છે જો કે અંતિમ ઉમેદવારો અંગે નિર્ણય ભાજપનું રાષ્ટ્રી ાય નેતૃત્વ કરશે

પી

કુસ્તી સુવર્ણ ચંદ્રક સ્ટાર ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે મેત્તીયો પેલીકોન રેન્કીંગ સીરીઝ ઇવેન્ટમાં તેનો બીજો સુવર્ણચંદ્રક જીતી લીધો છે અને રોમમાં તેની શ્રેણીમાં ટોચનું સ્થાન ફરીથી હાંસલ કર્યું છે

ટોકિયો ગેમ્સ માટે કેવોલીફાય થનારી તે એકમાત્ર ભારતીય મહિલા કુસ્તીબાજ છે વિનેશે ગત સપ્તાહે કીવમાં પણ સુવર્ણચંદ્રક જીત્યો હતો